વી એમ મશીનમાં સીલ થયા

ગુજરાતના મતદારોના ઉત્સાહે ગુજરાતના મતદાનમાં ઇતિહાસ રચ્યો છે

જ્યારે સૌથી ઓછૂં મતદાન અમરેલી બેઠક ઉપર પપ

રાજ્ય વિધાનસભાની ચાર પેટા ચૂંટણીઓ માટેનું મતદાન ગઇકાલે યોજાયું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે ઊંઝા ધ્રાંગધ્રા જામનગરગ્રામ્ય અને માણાવદરની વિધાનસભાની બેઠકો ખાલી થતાં લોકસભાની ચૂંટણી સાથે આ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ હતી

ભાજપમાં લોકપ્રિય નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવ્યા હતા અને અમદાવાદના રાણીપ વિસ્તારની એક શાળામાં મતદાન કર્યું હતું ભાજપ પ્રમુખ અમિત શાહે ગાંધીનગર બેઠકના ઉમેદવાર તરીકે નારણપુરા વિસ્તારમાં મતદાન કર્યું હતું ગુજરાત ભાજપના આગેવાન તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પોતાનું મતદાન કર્યું હતું નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે કડીમાં મતદાન કર્યું હતું ભરૂચ નજીક પીરામણ ગામે કોંગ્રેસમાં ટોચના નેતા અહેમદ પટેલે મતદાન કર્યું હતું

કોહલીએ ગાંધીનગરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ભાજપમાં સૌથી સન્માનિય નેતા લાલક્રષ્ણ અડવાણીએ શાહપુરમાં મતદાન કર્યું હતું જ્યારે અરૂણ જેટલીએ પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે રાજકોટમાં મતદાન કર્યું હતું કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણના પ્રશાસક પ્રફલ પટેલે હિંમતનગર ખાતે મતદાન કર્યું કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ રાજકોટ ખાતે મતદાન કર્યું મધ્યપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે અમદાવાદ શહેરના શીલજ ખાતે મતદાન કર્યું ગુજરાતના મુખ્ય સચિવ જે

સિંઘે ગાંધીનગરમાં મતદાન કર્યું હતું ભાજપ તથા કોંગ્રેસ એમ બંને પક્ષ સાથે છેડો ફાડી ચુકેલા રાજકીય અગ્રણી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર નજીક આવેલા તેમના વતન વાસણિયા ગામે મતદાન કર્યું હતું ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં મતદાન કર્યું હતું જ્યારે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સૌરાષ્ટ્રના જામ ખંભાળીયા ખાતે મતદાન કર્યું હતું વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ ઇડર ખાતે મતદાન કર્યું હતું ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડચાએ અમદાવાદના બોપલમાં મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ અમદાવાદમાં બોડકદેવ ખાતે મતદાન કર્યું હતું દાહોદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે પોતાનું મતદાન રણધિકપુર ખાતે મતદાન કર્યું હતું આણંદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ બોરસદ નજીક આવેલ દેદરડા ગામે મતદાન કર્યું હતું અમરેલી બેઠકથી ચુંટણી લડતા કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીમાં મતદાન કર્યું હતું બારડોલી બેઠકથી ચૂંટણી લડતા કોંગ્રેસ ઉમેદવાર ડોકટર તુષાર ચૌધરીએ પણ વ્યારામાં મતદાન કર્યું હતું

તે બદલ ભાજપ વતી ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએ ગુજરાતની જનતા એકતા અખંડિતતા અને રાષ્ટ્રવાદને સમર્થન આપનારી છે તે શાંતિપૂર્ણ મતદાનને પરિણામે યથાર્થ સાબિત થયું છે

જેથી આ વખતે બહ્ મતીથી કોંગ્રેસની સરકાર રચાશે તેવો તેમણે દાવો કર્યો હતો આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં પ્રજાએ ભારે મતદાન સાથે કોંગ્રેસની તરફેણમાં લોકજૂવાળ ઉભો કર્યો છે લોકોનો આભાર માનતા તેમણે કોંગ્રેસ સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દેશના એકમાત્ર મતદાતા ગણાતા એવા મહંત ભરતદાસ બાપ્રએ બાણેજમાં મતદાન કર્યું હતું ગીરની મધ્યમાં જંગલમાં આવેલ બાણેજમાં એક મતદાતા માટે મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

લોકશાહીના મહાપર્વ ચૂંટણીની અનોખી ઉજવણી કાલોલ તાલુકાના ભિલાડ ગામે કરવામાં આવી ભિલાડ ગામના ગ્રામજનોએ ગામમાં બેન્ડવાજા સાથે દેશભક્તિના ગીતો સાથે ફરીને મતદાન કર્યું હતું

ધોમધખતા તાપમાં માથે રજવાડી સાફા સાથે ગામમાં રેલી સ્વરૂપે ફરીને ગ્રામજનોએ મતદાન કર્યું હતું તાલાલાના ધાળાગીર ગામે નવોઢાએ મતદાન કર્યું હતું લગ્નના ચાર ફેરા પૂર્ણ થતાંની સાથે જ નવોઢાએ મતદાન કર્યું હતું

વાગરા તાલુકાના ઓરછણ ગામમાં વયોવ્રદ્ધ છીતુભાઇનું મતદાન અંતિમદાન બન્યું છે